બેંક ખાતા સાથે આધારકાર્ડનું જોડાણ અનિવાર્થ હોવાની શરતમાં છુટછાટ અપાશે મતલબ કે બેંકખાતુ ધરાવતા લાભાર્થીઓને વાર્ષિક છ હજાર રૂપિયાની મદદ સીધી તેમના ખાતામાં જમા અપાશે ખેડુત લાભાર્થીને વહિવટી મુશ્કેલીને લીધે લાભ મળતો અટકે નહી તે માટે આ નિર્ણય લેવાયો છે તેવી માહિતી કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી

તેવો અભિપ્રાય સૌ વ્યક્ત કરી રહ્યા છે ગ્રામ્યકક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં એક તાલુકાદીઠ પાંચ પાંચ ગામનું જુથ બનાવાશે

જ્યાં આખો દિવસ સ્થળ પર તમામ રજુઆતોનો નિકાલ કરાશે આ કેમ્પમાં મળનાર સેવાઓમાં રાશનકાર્ડની અરાજી આવકના દાખલા આધારકાર્ડ મા વાત્સલ્ય કાર્ડ વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર વિધવા સહાયદિવ્યાંગતા પ્રમાણપત્ર તથા એપ્રેન્ટિસ યોજનાની અરજી જેવી બાબતોનો સમાવેશ થાય છે

ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યુ છે કે દેશના તમામ રાજય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉર્જામંત્રાલયનો ફવાલો સંભાળતા મંત્રી આ કોન્ફરન્સમાં ભાગ લેશે તેનું ઉદઘાટન કેન્દ્રીયમંત્રી આર

સ્વચ્છ ઉર્જા ઉત્પાદનને વેગ આપવા ઉપર આ કોન્ફરન્સમાં ખાસ ચિંતન થવાનું છે સાથોસાથ વીજળીક્ષેત્રને સ્પર્શતી આર્થિક તથા ટેકનિકલ બાબતો ઉપર પણ ચર્ચા થશે વીજળીના ઉત્પાદન અને વિતરણમાં ગુજરાતે હાંસલ કરેલી કામયાબી ઉપર ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ખાસ પ્રેઝન્ટેશન કરશે

દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ થવાની શક્યતાને બાદ કરતા ક્યાંય વરસાદ ફવે નથી

અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાહૂલ ગાંધીની મુલાકાત અંગે મહત્વની બેઠક સુરતમાં યોજાઈ ગઈ જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત યાવડા સહિતના આગેવાનો હાજર હતા યુંટણી પ્રયાર સમયે રાહુલ ગાંધીના પ્રવચનમાં બદનક્ષીભર્યા ઉચ્યારણ બદલ સુરતમાં કેસ થયેલો છે

ભારથી ડેપ્યુટી ડાયરેકટર ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થની કચેરી આદિપુર કચ્છ દ્વારા જણાવાયું છે

વિશાખાપદનમ ખાતેની પ્રથમ ટેસ્ટ મેયમાં વિજય સાથે ભારત શ્રેણીમાં એક વિરૂધ્ધ શુન્યની સરસાઈ ધરાવે છે